પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર મુદ્દા અંગે લોકોને દેશની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ રાખવા વિનંતી કરી છે

કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણમાં વધુ સારા પરિણામો હાંસલ કરવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રના સહકારવાળી યોજનાની જાહેરાત કરી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇ સીગરેટ ઉપર પ્રતિબંધ મુકવા વટહકમ બહાર પા વાની મંજુરી આપી છે

તેમણે કહ્યું કે તેજસના લીધે ભારતીય હવાઇ દળની ક્ષમતા વધશે

આજે મહારાષ્ટ્રના નાશિકમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ન્યાય વ્યવસ્થાની સાથે સાથે આવા લોકોએ ભારતીય બંધારણમાં વિશ્વાસ રાખીને પોતાના શબ્દોનો સંયમથી ઉપયોગ કરવો જાઇએ કાશ્મીર અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે અમે નવા કાશ્મીરનું નિર્માણ કર્યું છે તેમણે કહ્યું કે કાશ્મીરના યુવાનોની આશા અને આકાંક્ષાઓ પરીપૂર્ણ થવી જાઇએ પ્રધાનમંત્રી ભારપૂર્વક દોહરાવ્યું હતું કે ભાજપના વ પણ હેઠળની કેન્દ્ર સરકાર દેશની સલામતીને ટોચની અગ્રતા આપે છે અને દેશનું મોટું કંઇ હોઇ શકે નહીં

એ સરકારે બુલેટપૂફ જેકેટની ખરીદી કરી હતી અને હવે ભારતે બુલેટ પૂફ જેકેટની નિકાસ કરનાર દેશોની શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે

જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી મહત્વની રહેશે અને તેમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ એટલે કે કૃત્રિમ બુઘ્ઘમત્તાનો ઉપયોગ કરાશે આ યોજનામાં વિવિધ જરૂરિયાત મુજબના વિદ્યાર્થીઓને અનુરૂપ નવી ટેકનોલોજી વિકસાવવાની જરૂર રહેશે માનવ સંપદા વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ આ પ્રકારની ટેકનોલોજી વિકસાવે છે અને વિદ્યાર્થીઓ તેનો સરળતાથી ઉપથોગ કરી શકે તે હેતુથી આ કંપનીઓને એક સમાન મંચ ઉપર લાવવામાં આવશે

એક્સ મિતીયા ભ્રષ્ટાયાર કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ન્યાચિક અટકાયતની અવધી આગામી ત્રીજી ઓક્ટોબર સુધી વધારી છે ખાસ ન્યાયાધીશ અજયકુમાર કુહારે ચિદમ્બરમના તબીબી પરીક્ષણની મંજુરી આપી છે

બી આઈ દ્વારા ચિદમ્બરમના ન્યાયીક રીમાના વધારવા અદાલતને કરેલી વિનંતી ન્યાયાધીશે માન્ય રાખી હતી જા કે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે ન્યાયિક અટકાયતની અવધી વધારવાનો વિરોધ કર્યો હતો

ગઇકાલે કેન્દ્રિય મંત્રીમં ળની મળેલી બેઠકમાં ઇ સીગરેટના ઉત્પાદન આયાત વેચાણ અને વિતરણ ઉપર પ્રતિબંધ મુકવાની જાગવાઇ ધરાવતા વટહકુમને મંજુરી આપવામાં આવી હતી નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ઇ સીગરેટ લોકોના ખાસ કરીને યુવાનોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો કરવાની સંભાવના હોવાથી મંત્રીમં ળે આવી ચીજાનું ઉત્પાદન કરવા ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે સંસદના આગામી સત્રમાં ઇ સીગરેટ અંગેના વટહુકમનું સ્થાન લે તેવું વિધેયક ગૃહમાં રજુ કરાશે

વિદેશ સચિવ વિજય ગોખલેએ આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરંપરા મુજબ કોઇપણ દેશ બીજા દેશના વ ાઓના વિમાનોને પોતાના વિસ્તારમાં ઉફયન કરવાની મંજૂરી આપતો હોય છે

શ્રી મોદીની આ મુલાકાત વખતે તેમણે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે કરેલી મેતૃત્વની કામગીરી માટે બિલ અને મિલીના ગેટ ફાઉનોશન દ્વારા ગ્લોબલ ગોલ કીપર્સ પુરસ્કાર આપી સન્માનિત કરાશે

બેંગલુરૂ ખાતે તેજસમાં અપ્પધો કલાક સુધી ઉક્રયન કર્યા બાદ તેમણે કહ્યું કે સ્વદેશી બનાવટના આ યુદ્ધ વિમાનમાં પ્રવાસનો અનુભવ રોમાંચક હતો તેમણે કહ્યું કે ભારતે હવે યુધ્ધ વિમાનોની નિકાસ કરવાની ક્ષમતા મેળવી લીધી છે શ્રી રાજનાથ સિંહે કહ્યું કે વિવિધ કામગીરી કરવાની ક્ષમતાવાળા તેજસના કારણે ભારતીય હવાઇ દળની તાકાતમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે કે તેજસના આ અદ્યતન આવૃત્તિના નૌકાદળ દ્વારા બેંગલુરૂ અને ગોવામાં પરિક્ષણો કરવામાં આવ્યા છે

હવેથી સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો સૂર્ય ઉર્જા પદ્વતિ હેઠળ મંજુર કરાયેલા વીજભારના સો ટકા સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરી શકશે

આના પરિણામે દેશમાં રોજગારીની તકો ઉભી કરવાની પણ તાતી જરૂર રહેશે ગયા મહિને રશિયાના કઝાન ખાતે યોજાયેલી વિશ્વ કૌશલ્ય સ્પર્ધાના વિજેતાઓના પ્રવાસ અંગેના નવી દિલ્હીમાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે દેશમાં કૌશલ્ય વિકાસ માટે થોગ્ય વાતાવરણ તૈયાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો શ્રી પાંતેએ વધુમાં કહ્યું હતું કે દેશના યુવાનો પાસે પુષ્કળ પ્રતિભા છે અને તેને ઓળખીને તક આપવાની જરૂર છે

મહિલાઓના વિભાગમાં વિનેશ ફોગટે પણ ગઇકાલે ઓલ્મપીક કોટામાં સ્થાન સુનિશ્ચિત કર્યું હતું

એવી જ રીતે લેનાલાઇન ફોનની સુવિધા પૂર્વવત કરાઇ છે જયારે મોબાઇલ ફોનની સુવિધા કેટલાક વિસ્તારોમાં ઉપલબ્ધ છે અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓ અને બેન્કોમાં કામગીરી રાબેતા મુજબ થઇ હતી

હિમાચલ પ્રદેશ વાડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વી રામસુબ્રમાંચમ પંજાબ અને હરિયાણા વાતી અદાલતના કૃષ્ણ મુરારી રાજસ્થાન વાતી અદાલતના એસ રવિન્દ્ર ભદ્દ અને કેરળ વાી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઋષિકેશ રોયની સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે દુબઇથી ગયા જાન્યુઆરી માસમાં તલવારનું પ્રત્યાર્પણ કરાયા બાદ એન્ફોર્સમેન્ટ વિભાગે તેની ધરપક કરી હતી ટ્રાયલ અદાલતે તલવારને જામીન આપવાની મંજૂરી નહીં આપતા તલવારે દ્રાયલ અદાલતના આ ચૂકાદાને પ કારતી અરજી વ ી અદાલતમાં કરી હતી

તેમની સાથે વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓનું એક જૂથ પણ ભારત આવ્યું છે